આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે અનામત શિર્ષક હેઠળની પોતાની ફેસબૂક પોસ્ટમાં શ્રી જેટલીએ આ વિષેયકને સામાન્ય વર્ગના ગરીબોની ખેવનાનું અને ગરીબી નાબૂદીની જરૂરિયાત માટેનું સૌથી મોહું વિષેયક ગજ્ઞાવ્યું હતું તેમજ્ઞ જજ્ઞાવ્યું હતું કેસુધારા પહેલાંના મૂળ બંધારજ્ઞમાં સૌને રાજકીય સામાજિક અને આર્થિક બાબતોમાં સમાન તક અને ન્યાય શાસન દ્વારા સુનિશ્ચિત કરવાનું કહેવામાં આવ્યું છે

આ પ્રસંગે દેશભરમાં જુદા જુદા સૈન્ય મથકોએ ભૂમિદળ નૌકાદળ અને હવાઈદળ દ્વારા વરિષ્ઠ સૈનાનીઓની રેલીઓ યોજવામાં આવશે સંરક્ષજ્ઞ મંત્રાલયની યાદીમાં જજ્ઞાવ્યા અનુસાર મુખ્ય સમારંભ દિલ્હીમાં યોજાશે સંરક્ષણ મંત્રી નિરમલા સિતારમન દિલ્હી કેન્ટોમેન્ટ વિસ્તારમાં માજીક શાહ કેન્દ્ર ખાતે યોજાનારા ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

સ્વામીજીની જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ તેમને અંજલી આપી છે

પ્રધાનમંત્રીએ યુવા શક્તિને રાષ્ટ્રનું મહત્વનું પરિબળ ગજ્ઞાવ્યું છે અને તેમજ્ઞે સેવાને અગ્રતા આપી હતી સ્વામી વિવેકાનંદના વિચારો અને આદર્શોએ કરોડો ભારતીયો ખાસ કરીને યુવાનોને પ્રેરજ્ઞા આપી છે દરમ્યાન જીલ્લા મથક ભુજ સહિત જીલ્લાના વિવિધ તાલુકાઓની શાળા કોલેજો દવારા પણ આજે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા

ની ઈનપુટસબસિડી પ્રત્યેક ખેડૂતને યૂ કવવમાં આવે છે ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે અને અરજી આપવામાં તકલીફ ન પડે તે માટે તલાટી તથા ગ્રામ સેવકોએ શનિરવિ રજાના દિવસોમાં પણ અરજીઓ સ્વીકારવાનું નક્કી કર્યું હોવાનું પણ જણાવીને તલાટી મંડળના સહકારન્જીલ્લા વિકાસ અધિકારીશ્રીએ બિરદાવ્યો હતો

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં અંજાર નગરપાલિકા પણ જોડાઇ હતી

કેમ્પમાં મોતિયાના ઓપરેશન ચોગ્ય દર્દીઓનું અત્યાધુ નિક ફેકો પદ્વતિથી ઓપરેશન કરવામાં આવશે જરૂરિયાતમંદ દર્દીઓને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે